ૈ કામઘેનુ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખેતીવાડીને ઝેરમુક્ત બનાવવા કૃષિ સ્નાતકોને આગ્રહ કર્યો ૈ મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ શિવાલયમાં દર્શનાર્થીઓને કોવિડ સામેની સાવચેતીના પાલન સાથે પ્રવેશ અપાશે જુનાગઢ સહિત તમામ સ્થળે લોકમેળા મોકૂફ રખાયા

આઝાદી અમૃત મહોત્સવ સાથે સ્વસ્છતા અભિયાન પર્યાવરણ રક્ષા જળ સંયથ જેવા સામાજિક પરિવર્તનના વિષયો પ્રત્યે પણ જનચેતના જગાવાશે

અમૃત મહોત્સવ દરમિયાન અમૃત મહોત્સવ અંતર્ગત વલસાડ જિલ્લાના ધરાસણા સત્યાગ્રાહ સ્મારક ખાતે યોજાનાર કાર્યક્રમના આયોજન માટે જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં કલેકટર કયેરીના સભાખંડ ખાતે બેઠક મળી હતી

વિધાનસભા ચર્ચા ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર ઉપરની સામાન્ય ચર્ચાનો પ્રારંભ આજની પહેલી બેઠકથી થયો હતો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને ખેડૂતોની સાચી મદદગાર ગણાવતા કહ્યું હતું કે ખેડૂતોને કોઇ પણ પરિસ્થિતિમાં તમામ મદદ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમણે ઉમેર્યું હતું કે આવી કુદરતી આફતોથી થતી નુકસાનીમાં આર્થિક સહાય મળી રહે તેવા ઉમદા હેતુથી આ યોજના અમલી બનાવવામાં આવી વાં વન અને આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાએ ગૃહ માં જણાવ્યુ હતું કે રૂપાણી સરકારે પાંચ વર્ષ માટે રૂ

તેમણે ઉમેર્થું હતું કે કોરોનાકાળ માં દસ લાખ લોકોને મનરેગા હેઠળ રોજગારી પૂરી જરૂરિયાતમંદોને પૂરી પાડવામાં આવી છે

ભાજપ મેયર અમદાવાદ મહાનગર પાલિકાના મેયર તરીકે કિરીટ પરમાર યુંટાથા છે ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હિતેષ બારોટ યુંટાયા છે દંડક તરીકે અરુણસિંહ રાજપૂત અને શાસક પક્ષના નેતા તરીકે ભાસ્કર ભદ્દ ચૂંટાયા છે વડોદરા મહાનગરપાલિકાના મેથર તરીકે કેયુરભાઇ રોકડીયાની વરણી થઇ છે અને ડેપ્યુટી મેથર તરીકે નંદાબેન જોશીના નામની જાહેરાત થઇ છે સ્ટેજિંગ કમિટી ચેરમેન તરીકે હિતેન્દ્રભાઇ પટેલની વરણી અને દંડક તરીકે ચિરાગભાઇ બારોટની નિમણૂંક થઇ છે શાસક પક્ષ નેતા તરીકે અલ્પેશભાઇ લિંબાચિયાની વરણી કરવામાં આવી છે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાંધીનગર ખાતે કામધેનુ યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ રાજ્યપાલ આયાર્થ દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાઇ ગયો આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ પદવી ગ્રહણ કરતા વિદ્યાર્થીઓને રાષ્ટ્રની ઉન્નતિ માટે પૂરા સમર્પણભાવથી પ્રવૃત્ત થવા અનુરોધ કર્થો હતો રાજ્યપાલશ્રીએ કામધેનુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે વધુને વધુ સંશોધન કરવા અને વધુને વધુ ખેડૂતો આ પદ્ધતિ સાથે જોડાય તેવા પ્રથાસો કરવા અનુરોધ કર્યો હતો તેમજ ભારતીય પશુધનની પરંપરાગત દેશી નસલોની સુધારણા પર ભાર મૂક્યો હતો આ પ્રસંગે રાજ્યના પાણી પુરવઠા અને પશુપાલન વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ દેશના આર્થિક વિકાસમાં ડેરી પશુપાલન અને મત્સ્યોદ્યોગ વ્યવસાયની મહત્વની ભૂમિકા હોવાનું જણાવ્યું હતું

એક્ કચ્છમાં કંડલા ખાતે આવેલા દીનદથાલ પોર્ટ ટ્રસ્ટની સુરક્ષા સાંભળતા સી

એફ એકમ દ્વારા પોતાના દળનો સ્થાપના દિવસ ગર્વભેર આજે ઉજવવામાં આવ્યો હતો દીનદયાલ પોર્ટ ટ્રસ્ટના વડા એસ

મહેતાની હાજરીમાં પરેડ અને શસ્ત્ર નિદર્શનના કાર્યક્રમ યોજીને જવાનોએ પોતાની કાબેલિયતનો પરચો આપ્યો હતો સ્થાપના દિવસ નિમિત્તે થોજાયેલી વિવિધ રમતગમત સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને આ પ્રસંગે દ્રોફી અને રોકડ ઈનામ અપાયા હતા બંદર પરિસરની સલામતી માટે સી

એફ ની ચોક્કસાઈભરી કામગીરીને આ પ્રસંગે સૌએ બિરદાવી હતી

આ ઈ મેગેઝિનની વિષય વસ્તુ ખેતીવાડીને લગતી હશે

આયોજન રાજકોટની શાળા ખાતે કરવામાં આવ્યું હતું

સોમનાથ શિવરાત્રી બાર જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે આવતીકાલે મહાશિવરાત્રીની ઉજવણી સાદાઈથી તેમજ પરંપરાગત રીતે યોજાશે

આ દિવસે સોમનાથ મહાદેવની મહાઆરતી ચાર પ્રહારની તેમજ મહાપૂજા કરવામાં આવશે જોકે કોરોના મહામારીને ધ્યાને રાખતા આ વર્ષે પરંપરાગત નિકળતી પાલખી યાત્રા મર્યાદિત સંખ્યામાં યોજાશે તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ મર્યાદિત સંખ્યામાં યોજાશે જે મંદિરની વેબસાઇટ પરથી લાઇવ જોઇ શકાશે જુનાગઢ દર વર્ષે જૂનાગઢમાં ભવનાથ ખાતે યોજાતો શિવરાત્રીનો મેળો આ વર્ષે પણ યોજાશે પરંતુ આ વર્ષે મેળામાં માત્ર સાધુ સંતોને પ્રવેશ અપાશે

કોરાના મહામારીને ધ્યાને લઇ તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે શિવરાત્રીની મધ્યરાત્રીએ નાગા બાવાઓની પરંપરાગત રવાડી યોજાશે નાગા બાવાઓ દામોદર કુંડમાં શાહી સ્નાન કરશે

સ્વામીનારાથણ મંદિરમાં આ વર્ષે કોરોનાના કારણે ઓનલાઈન ઉત્સવ યોજાશે

પરિણામે ધૂળેટી પર્વની ફૂલદોલ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે પરંતુ આ વર્ષે કોવીડની મહામારી હોઈ અને કેસોની સખ્યામાં વધારો થતો હોઈ આ વર્ષે ઓનલાઈન ઉજવણી કરવાનું નક્કી કર્યું છે

દરમિયાન ડાંગ જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાને લેતા શિવરાત્રી સફીત હોળી પૂર્વે ભરાતા હાટ બજારો કે જેને સ્થાનિક લોકો ભૂરકુંડિયા બજાર તરીકે ઓળખે છે તેમા ડાંગ બહારના વેપારીઓના ભાગ લેવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે ગુજરાત સહીત પાડોશી મહારાષ્ટ્રમાં ફરીથી કોરોનાની સ્થિતિ વકરી રહી હોવાને કારણે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે

બારડના અધયક્ષસથાને આજે નલ સે જલ થોજના અંતર્ગત જીલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ હતી

શ્રી બારડે પાણી પુરવઠા અધિકારીઓને બાકી કામો સમથ મર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી આ બેઠકમાં પાણી પુરવઠાના થાંત્રિક વિભાગના અને સહિત સમિતિના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

તણાવના કારણે લોકોને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ થાય છે જે ધીરે ધીરે કિડનીને નુકસાન પહોંચાડે છે

પ્રોટીન લીક થવાથી કિડની નબળી પડે છે જેના કારણે રોગ વધે છે બ્લડ પ્રેશરથી પીડિત લોકોની કિડની પણ નબળી પડે છે સૌથી વધુ જોખમ ફાસ્ટ ફડને કારણે છે અને લોકોનું મેદસ્વીપણું વધારે છે મેદસ્વીપણાથી બાળપણમાં પણ કિડનીમાં સોજો આવે છે એટલે કિડનીના રોગની શરૂઆત થાય છે લેબોરેટરી મહીસાગર જિલ્લામાં આજથી જિલ્લાના વડામથક લુણાવાડામાં આવેલ જનરલ હોસ્પિટલ ખાતે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના લક્ષણ ધરાવતા દર્દીઓના લોહીના સેમ્પલ ટેસ્ટ માટે નવીન લેબોરેટરીનો શુભારંભ જિલ્લાના આરોગ્ય અધિકારી ડોકટર એસ